આ મુલાકાત પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીના ધર્મપત્ની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કો વિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કો વિંદ જૈન આરાધના કેન્દ્ર સ્થિત આયાર્યશ્રી કૈલાસસાગર સૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત દરમિયાન જ્ઞાનમંદિરની સ્થાપના ભારતની વિવિધ ભાષા લિપિઓમાં ઉપલબ્ધ અંદાજે બે લાખ હસ્તલિખિત જૈન ગૃંથો વિવિધ મેગેઝીન ભારતની અમૂલ્ય ધરોહર સમાન અતિ પ્રાચીન અને એક હજાર વર્ષ જૂની દુર્લભ પાંડુલિપિઓનો અમૂલ્ય સાહિત્યિક ખજાનો રસપૂર્વક નિહાળીને તેના વિશે વિગતો મેળવીને ખૂબ જ પ્રભાવિત થયા હતા આ અંગે મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રેમસુરેશ્વરજી વધુ માહિતી આપે છે

મુલાકાત દરમિયાન હિરા બા એ રાષ્ટ્રપતિને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું સાથે ભેટ રૂપી એક ચરખો પણ આપ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી મોદી જયારે માતાની મુલાકાતે આવે છે ત્યારે સોસાયટીના બાળકો સાથે પણ થોડીક ક્ષણો વિતાવે છે તેવી જ રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોસાયટીના બાળકો સાથે સમય વિતાવ્યો હતો બાળકો ધ્વારા તેમને ગુલાબનુ કુલ ભેટમાં આપવામાં આવ્યું હતું જે રાષ્ટ્રપતિ ધ્વારા બાળકોને પરત કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાનો પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડ આજે સાંજે જૂનાગઢના રૂપાયતન ખાતે કવિ ખલીલ ધનતેજવીને એનાયત કરવામાં આવ્યો છે અમારા જૂનાગઢના પ્રતિનિધિ જણાવે છે કે કથાકાર પૂર્જ્ય શ્રી મોરારીબાપુએ કવિને નરસિંહ મહેતાની પ્રતિમા અને એક લાખ એકાવન હજારની ધનરાશિ અર્પણ કરીને તેમની સર્જનયાત્રાને બિરદાવી હતી આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શરદ પૂનમે ગુજરાતી ભાષાના વિદ્યમાન કવિને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ગીરનારની પાછળથી નીકળતા ચંદ્રની સાક્ષીએ ઉપસ્થિત કવિઓ અને સાહિત્યકારોની હાજરીમાં કવિ ખલિલ ધનતેજવીની સર્જનશક્તિ અંગે કવિ વિનોદ જોશી અને સાહિત્યકાર રધુવીર યૌધરીએ પ્રાસંગિક પ્રવચનો રજૂ કર્યા હતા

મહાત્મા ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતો લોકો સુધી સર્વજન સુધી પહોંચે એ હેતુથી યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા પદયાત્રાના રૂટ પર ઠેર ઠેર પદયાત્રિકોનું કૂલોથી સ્વાગત કરાયું હતું

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આયોજીત ગાંધી સંકલ્પયાત્રાનો પ્રારંભ ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા કરાવવામાં આવ્યો હતો જેમાં જંબુસર શહેર તાલુકા સહિત જીલ્લાના ભાજપાના પદાધિકારીઓ અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતાં

આઇએનએસ વાલસુરા ખાતે ઇલેકટ્રીક સ્પેશિયલાઇઝેશન ફોર્સની ગઇકાલે પાસિંગ આઉટ પરેડ યોજાઇ

શિવકુમાર દ્વારા પરેડની સમીક્ષા કરવામાં આવી હતી માર્ચ પાસ્ટ પછી પ્રસંશાપાત્ર અધિકારીઓને શિક્ષણ રમતગમત અને અન્ય અભ્યાસની પ્રવૃત્તિઓમાં તેમના શ્રેષ્ઠ દેખાવ બદલ પુરસ્કત કરવામાં આવ્યા હતા ખેડા જીલ્લાના ડાકોર સેવાલીયા રોડ ઉપર ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે પાસે આજે બપોરે લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

અમારા ખેડાના પ્રતિનિધિ જણાવે છે કે પટેલ પરિવાર વડતાલ સ્વામીનારાયણ મંદિરથી દર્શન કરી ગોધરા પરત જઇ રહ્યા હતા ત્યારે દાહોદથી નડીયાદ તર આવતી લક્ઝરી બસ સાથે અકસ્માત સર્જાયો હતો સેવાલીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી આંધ્ર પ્રદેશ ખાતે રમાનારી ટી ટ્વેન્ટી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડની બે મહિલા ખેલાડીઓની ગુજરાતની સિનિયર ટીમમાં પસંદગી થઈ છે

ટુર્નામેન્ટમાં ગુજરાતની સિનિયર રણજી ટીમમાં બી

ની ખેલાડી અને મગોદ ગામની ક્રિકેટર રેતલ પટેલ અને હની પટેલનો પણ સમાવેશ થયો છે

એ અને વલસાડનું ગૌરવ વધ્યું છે